ગઈકાલે ગાંધીનગર ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી આર

ફળદ્દએ જણાવ્યું કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ના મંત્રને લઇને દેશભરમાં સ્વચ્છતા અંગે જે ઝૂંબેશ હાથ ધરી છે તેમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદાન કર્યુ છે અને નગરો ગામો સંપૂર્ણ સ્વચ્છ બની ગયા છે તેમણે વધુમાં જણાવ્યું કે દેશભરના ગામડાઓના સંખ્યાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા સ્વચ્છતા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉત્તમ રાજ્યો અને ઉત્તમ જિલ્લાઓની પસંદગી માટે યોજાનાર સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અભિયાનમાં પણ ગુજરાત દેશમાં મોખરે રહેશે આ પ્રસંગે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સ્વચ્છતા અંગે જાગ્રતિ આવે તે માટે હેઝટેગ હુ છુ ગુજરાત લોન્ચિંગ તથા સ્વચ્છતા માટે સ્વયં યોગદાન આપવા ઈચ્છતા યુવાનો માટે ઓનલાઈન મહાત્મા ગાંધી વોલિન્ટીયર્સની રજિસ્ટ્રેશન એપનું પણ લોન્ચિંગ કરાયું હતું ગ્રામ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે રાજ્યના નગરો ગામડાઓમાં શૌચાલયો જાહેર સ્થળો ધાર્મિક સ્થળો પી એચ સી સહિત તમામ સ્થળોની સુપેરે સ્વચ્છતા થાય તે માટે લોકોને જાગૃત કરાશે

ચંદ્રવદન પટ્ટણી મહિલા સશક્તિકરણ સમગ્ર રાજ્યની સાથે આજથી કચ્છમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો છે પોલીસ સાથે મહિલા સુરક્ષા સમિતિના સભ્યો અને હાઈસ્કુલોની છાત્રાઓ એનસીસી કેડેટસ વિગેરેની ભુજમાં રેલી નીકળી હતી મહીલા સેમિનારનું પણ આયોજન થયું હતું

શ્રાવણ ભાદરવામાં વરસાદની આશા ફળીભૂતનહીં થાય તો સિંચાઈ અને પાણીની સમસ્યા વિકટ બનશે તેવું મનાય છે

જ્યારે ગજોડ બેરાચીયા કાયલા જેવા બંધો તળીયા ઝાટક છે

ટપ્પર ડેમમાં નર્મદાના નીરથી ભરાઈ રહ્યો છે

નખત્રાણા તાલુકાના મોટી ચુર ગામેથી અબ્દુલ કલામ હાજી મહમદે આકાશવાણીને જણાવ્યું હતું કે આ ગામે પાણી અને ઘાસનીતંગીને લીધે લોકો અને પશુધન હાલકી ભોગવી રહ્યા છે સરકારી ઘાસડેપો પરથી ઘાસની વ્યવસ્થા કરવા માગણી કરાઈ છે

જિલ્લામાં આજથી આ સપ્તાહ નિમિત્તે બાળકોના વાલીઓ સાથે ચર્ચા સ્તનપાન જનજાગ્રતિ રેલી કાર્યશાળા વગેરેનું આયોજન થયું છે

આર

શરાબનો જથ્થો રાજસ્થાની મોકલવામાં આવ્યો હોવાનું પ્રારંભીક તપાસમાં બહાર આવ્યું છે

એલેસ્ટર કૂકને આર અશ્વિને ક્લીનબોલ્ડ કર્યો